તથા કરારમાં આપેલી વિગતો મુજબ ખેડૂતને તેમના જણસોની ઉપજ પહેલા તેના ભાવનો આગોતરા કરાર કરવાની છૂટ આપે છે

કોરોના મહામારી વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના યુસ્ત પાલન સાથે આ પરીક્ષા નિર્ધારિત કેન્દ્રો પરથી લેવાશે આવતીકાલ થી આગામી છ ઓક્ટોમ્બર સુધી જુદા જુદા દિવસે જુદા જુદા વિષયની વિધાર્થીઓ પરીક્ષા આપશે આ પુરક પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે પરીક્ષા ખંડમાં બેઠક ક્ષમતા કરતા અર્ધા વિધાર્થીઓને જ બેસાડાશે પરીક્ષાર્થીને ખંડમાં દાખલ કરતા પહેલા થર્મલગનથી તેને તાવ શરદી જેવા લક્ષણોની ચકાસણી કરાશે

આરતી ભદ્દ મીરખાન મુ તવા મુ ત્યુ બન્ની વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હાઈસ્કુલ સ્થાપવાની પહેલ કરનાર મીરખાન મુતવાનું ગઈકાલે અવસાન થયુ છે આ વિસ્તારમાંથી ઉર્દુ સાથે તેમણે એમ એન યુ રનાતકની ડિગ્રી મેળવી હતી તેઓ ગોરેવલીના વતની હતા યારેક દાયકા પહેલા ગાંધી મૌલાના આઝાદ આશરા નામની સંસ્થા સ્થાપી તેમણે શિક્ષણની જયોત જગાવી હતી

દર્દી સાથે ફક્ત એક જ વ્યક્તિએ આવવા માટે ટ્રસ્ટ દ્રારા જણાવાયુ છે તેમજ દરેકે માસ્ક પહેરવુ અને સામાજીક અંતર જાળવવુ જરૂરી છે